નફા દિલ્ફી ભાજપના વડા મનોજ તિવારી તથા ભાજપના ઘણા સાંસદો પ્રધાનમંત્રીન આવકારવા ઉપસ્થિત રહ્યા હતા ઉપસ્થિત જનમદ્યનીન સંબોધતા પ્રધાનમંત્રીએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીન તમ્રનું સ્વાગત કરવા માટે આભાર માન્યો હતો

સંબોધનના સમાપનમાં પ્રધાનમંત્રી આજથી શરૃ થતા નવરાત્રી પર્વ પ્રસંગ લોકોન શુભા છાઓ આપી હતી

આ પ્રસંગ અમદ્વીકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પણ ઉપસ્થિત રહ્યા હતા

ગયા શુક્રવારે પ્રધાનમંત્રીએ સંયુક્ત રાષ્ટ્રસંઘની મહાસભામાં સંબોધન કર્યું હતું

ડીડી ન્યુઝ અને પીએમઓની યુ ટયુબ ચેનલ પરથી પણ તેનું સહપ્રસારણ કરાશે

આપ્યું હોય તેવા લોકોના નિવેદનની જરૂર નથી મિશનના સચિવ વિદિશા મૈત્રાએગઇકાલે જણાવ્યું છે કે પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાને મહાસભામાં કરેલું સંબોધન સંયુક્ત રાષ્ટ્રના સંગઠનમાં વિભાજનને પ્રોત્સાહન આપનારૂં હતુંતેમણે એમ પણ કહ્યું કે મહાસભાના મંચનો અને અહીં બોલવાની મળેલી તકનો આટલો દુરૂપયોગ કદાય પ્રથમવાર થયો હશે જી

વેંકૈયા નાયડુએ આતંકવાદન પ્રોત્સાહન આપનારા દેશોન એકલા પાડવા વિશ્વ સમુદાયન અનુરોધ કર્યો છ આતંકવાદન સમગ્ર માનવજાતિનો દુશ્મન ગણાવીન તમ્રણ આ દુષણન કાયમી સ્વરુપ ડામવા તથા આતંકવાદન સમર્થન આપનારન ફગાવી દેવા સહિયારા પ્રયાસો કરવા આહાન કર્યું ગઇકાલ રાજસ્થાનમાં માઉન્ટ આબુ ખાત બ્રહ્મા કુમારીઝ સંસ્થા દ્વારા આયોજીત આધ્યાત્મ થકી એકતા શાંતિ સમૃદ્ધિ અંગશ્ની વૈશ્વિક પરિષદના ઉદ્વાટન સત્રમાં તાપ્યો બોલી રહ્યા હતા

શ્રદ્ધાળુઓ આજથી નવ દિવસ સુધી ખાસ પૂજા અર્ચના અને કુંભ સ્થાપન દ્વારા મા આદ્યશક્તિની આરાધના અનુષ્ઠાન કરશે